સાત સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા

ત શ્રી અમિત શાહે જણાવ્યું છે કે મિઝોરમ ભારતમાં સૌથી શાંત રાજ્યનું આદર્શ ઉદાહરણ છે

આ યોજનાઓમાં બાંગ્લાદેશથી રાંધણગેસની આયાત ઢાકા ખાતે રામકૃષ્ણ મિશનમાં વિવેકાનંદ ભવન તથા ભારત બાંગ્લાદેશ વ્યવસાયિક કૌશલ્ય વિકાસ સંસ્થાનો સમાવેશ થાય છે આ ઉપરાંત નવી દિલ્ફીમાં બંને અગ્રણીઓ વચ્ચેની વાતયીત બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાત સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ બધી જ યોજનાઓનું મુખ્ય ધ્યેય અદના નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાની છે

આજે યોજાયેલી ફળદાથી વાતચીતના પગલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવું બળ મળ્યું તે અંગે પ્રધાનમંત્રીએ ખૂશીની લાગણી વ્યક્ત કરી છે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ પણ ઢાકામાં વિવેકાનંદ ભવન તથા બાંગ્લાદેશ ભારત વ્યવસાયિક કૌશલ્ય વિકાસ સંસ્થા માટે ભારત સરકારે આપેલી આર્થિક સહાય માટે ભારતનો આભાર માન્યો હતો અગાઉ વિદેશમંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને મળી બંને દેશો વચ્ચેના સંબંધોને ભારત ટોચની અગ્રતા આપે છે તે બાબત જણાવી હતી સુશ્રી હસીના આજે સાંજે રાષ્ટ્રપતિ ભવન જઇને રાષ્ટ્રપતિને મળવાના છે

કાર્યક્ષમ ન્યાયી એવી વહીવટી વ્યવસ્થા રાષ્ટ્ર ઘડતર માટે મહત્વનો હિસ્સો છે અને કંપની સેક્રેટરીઓ આ બાબતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે

કોંગ્રેસના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીને લખેલા પત્રમાં શ્રી તનવરે જણાવ્યું છે કે રાજકીય વિરોધકોના લીધે નહીં પણ આંતરિક પરસ્પર વિરોધી તત્વોના લીધે કોંગ્રેસ પક્ષ સામે ગંભીર સંકટ ઉભું થયું છે બિન રાજકીય વર્ગમાંથી આવેલા અને સખત પરિશ્રમ કરતા કાર્યકરનું પક્ષમાં માન જળવાતું નથી તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પક્ષ પાયાના સિદ્ધાંતોથી દૂર થયો છે આ રાજીનામું આપતા પહેલા શ્રી તનવરે પોતાના સમર્થકો સાથે સુશ્રી સોનિયા ગાંધીના નિવાસસ્થાન સામે દેખાવો કર્યા હતા

બધા જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હો

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા રવિન્દ્ર શર્માએ આજે જમ્મુમાં આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે કાશ્મીરના નાગરિકો તથા લોકશાહીના વ્યાપક હિતમાં કોંગ્રેસે આ નિર્ણય લીધો છે

તે બાબતે ચિંતા વ્યક્ત કરી હતી

ડી આર એફ અંતર્ગત રાહતના કેસોની પ્રક્રિયા ઝડપી બનાવવાના હેતુથી કમ્પ્યુટર આધારિત નાગરિકો માટે રાહત તરીકે ઓળખાતી એક એપ્લીકેશન કાર્યરત કરી છે ઉધમપુરના નાયબ કમિશ્નર પીયુષ સીંગલાએ આ એપ કાર્યરત કરી હતી શ્રી સીંગલાએ અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આનો મુખ્ય હેતુ રાહતને લગતા કેસોનો ચોક્કસ સમયમર્યાદામાં ઝડપથી નિકાલ કરવામાં મદદરૂપ થવાનો છે

પાટનગર ઐઝવાલમાં ઇશાન ભારત હસ્તકલા પ્રદર્શનનું ઉદ્દઘાટન કરતા તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે હસ્તકલા ક્ષેત્ર મિઝોરમ સહિત ઇશાન ભારતના સમૃદ્ધિમાં તેમજ આ ક્ષેત્રમાં રોજગારીની તકો પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે

જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે મ્યાનમાર સરકાર સાથે સમજૂતી સધાઇ છે અને ભારત અને મ્યાનમારને જોડતા રેલમાર્ગનું કામ ટ્રંક સમયમાં હાથ ધરાશે

આ અરજીમાં અરજદારે એક સપ્તાહ સુધી વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે જેથી તેઓ વડીઅદાલતના નિર્ણયને સર્વોચ્ય અદાલતમાં પડકારી શકે

અગાઉ વડી અદાલતે આ જ આશયની ચાર અરજીઓ કાઢી નાંખી હતી ગઇરાત્રે મેટ્રો રેલ કોર્પોરેશનના કર્મચારીઓએ વૃક્ષો કાપવાની શરૂઆત કરતા નાગરિકોએ તેનો તીવ્ર વિરોધ કર્યો હતો

આજે ધારવાડમાં રાષ્ટ્રીય વેરા પ્રેક્ટીશનરોના એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે વેરો એ નાગરિકો પર બોજ નથી પણ રાષ્ટ્ર ઘડતરમાં નાગરિકોએ આપેલો ફાળો છે એ બાબતે લોકજાગૃતિ કેળવવા અનુરોધ કર્યો હતો

આજે બેંગલુરૂમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે પૂરથી જેમના ઘરને નુકશાન થયું છે તેવા અસરગ્રસ્તોને રાજ્યમાં પ્રથમ વખત જ પાંચ લાખ રૂપિયાનું વળતર યુકવવામાં આવ્યું છે

દરમ્યાન બીજી ઇનીંગમાં પણ સદી નોંધાવનાર રોહિત શર્મા ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતા પ્રથમ ટેસ્ટમાં બંને ઇનીંગમાં સદી નોંધાવનાર પ્રથમ ખેલાડી બન્યા છે

માલદા જિલ્લાના પોલીસવડા અલોક રાજોરીયાએ જણાવ્યું છે કે એન

ના જવાનો નદીમાં લાપતા બનેલા લોકોને શોધવાની કામગીરી કરી રહ્યા છે

ટી બસ માર્ગ ઉપર આવી શકી નથી

નિગમના કર્મચારીઓએ સરકારી સેવામાં તેમનો સમાવેશ કરવા સહિતની વિવિધ માંગણીઓના સમર્થનમાં રાજ્યવ્યાપી હડતાળ કરી છે તહેવારોના મોસમમાં એસ

ની સૂચિત હડતાળ નિવારવા રાજ્ય સરકારે કરેલા પ્રયાસોને નિષ્ફળતા મળી હતી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાજ્ય સરકારે ખાનગી ક્ષેત્રની અઢી હજારથી વધુ બસો માર્ગ ઉપર મુકી છે રાજ્ય સરકારે આજે સાંજ સુધી હડતાળ સમેટી લઇને ફરજ ઉપર હાજર થવા એસ

નિગમના કર્મચારીઓને સૂચના આપી છે